ગાંધીનગરના અમરાપુર ખાતે આયોજિત આ પ્રદર્શન અને મેળામાં ત્રામીણ સ્તરે થતી નવી શોધ ખોળોને પ્રદર્શિત કરવામાં આવશે આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્વારા શ્રામીજ઼ અને પાયાના સ્તરે નવી શોધખોળ કરનાર લોકોનું સન્માન કરવામાં આવશે નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન દ્વારા દેશભરમાં ગ્રામ્ય વિસ્તારોમાં થતો સંશોધનોને પ્રોત્સાહન આપવા આ ખાસ અભિયાન ચલાવવામાં આવે છે રાણા યુંટણી પંચ બેઠક ચૂંટણી પંચે લોકસભાની આગામી ચૂંટણીની તૈયારીના ભાગ રૂપે ગઈકાલે નવી દિલ્હીમાં કેન્દ્રીય નીરિક્ષકોની બેઠક બોલાવી હતી સંબંધિતોની ચૂંટણી ફરજો અને તકેદારીની બાબતોથી વાકેફ કરવા આ બેઠક યોજાઇ હતી ભારતીય મહેસુલી સેવા ભારતીય વહિવટી સેવા સહિત અન્ય કેન્દ્રિય સેવાઓમાંથી બોલાવવામાં આવેલા લોકોને ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી નિરીક્ષક તરીકે નિમવામાં આવ્યા છે વિરલ રાણા ટણીપંચ મતદાન અભિયાન રાજ્યમાં ચૂંટણીપંચ દ્વારા ચૂંટણીની તૈયારીઓની સાથે મતદારો માટે જાગૂતિ અભિયાન કાર્યક્રમોનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે

વી એમ અને વી વી પેટથી સંપૂર્ણપણે માહિતગાર થાય તે હેતુથી ઇ વી એમ અને વી વી પેટ રથ શરુ કરવામાં આવ્યા છે

આ બેઠકો કોગ્રેશ નાં ધારાસભ્યો ભાજપ માં જોડાતા ખાલી પડી છે

વ્હેલ શાર્ક સંરક્ષણ કાર્યયોજના અને સંચાલન માળખાને વધુ વિકસાવવાના હેતુસર આ આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યુ છે વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી ડૉ રાજીવ ગુપ્તાએ આ બે દિવસીય કોન્ફરન્સનું ઉદઘાટન કરતાં કહ્યું કે વ્હેલ શાર્કના સંરક્ષણ અને સંવર્ધન માટે વિવિધ વિભાગો અને સંગઠનોના સંયૂકત પ્રયાસોની આવશ્યકતા છે આ માટે વિવિધ વિભાગોને પ્રશિક્ષણ અપાશે દૃરિયામાં માછીમારી કરતા માછીમારો વ્હેલ શાર્કના જતન માટે વિશેષ જવાબદારીપૂર્વક કામ કરી શકે અને વ્હેલ શાર્કની જાળવણી દરમિયાન માછીમારોની નેટને થતા નુકશાનના વળતરની પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બને એ હેતુ વન વિભાગે મોબાઇલ એપ્લીકેશન તૈયાર કરી છે

આવનારા દિવસોમાં આ મોબાઇલ એપ ગુજરાતી ભાષામાં તૈયાર કરાશે આ પ્રસંગે શ્રેષ્ઠ કામગીરી કરનાર ગુજરાતના માછીમારોનું બહુમાન કરવામાં આવ્યું હતું બે દિવસીય ચાલનારી આ પરિષદ માં દેશ વિદેશ નાં વિશેષજ્ઞો અને નિષ્ણાંતો ભાગ લઇ રહ્યા છે

વિરલ રાણા જાહેરના મ લોકસભાની સામાન્ય ચૂંટણીની જાહેરાત થવાની સાથે જ કરછ જિલ્લા